આ વખતની બ્રિક શિખર પરિષદની વિષયવસ્તુ છે નવતર ભવિષ્ય માટે આર્થિક વિકાસ ભારતના વેપારઉદ્યોગ ક્ષેત્ર નું પ્રતિનિધિમંડળ બ્રાઝિલ જઈને વેપાર પંચની બેઠકમાં ભાગ લેશે આ બેઠકમાં પાંચ દેશોના વેપાર ઉદ્યોગ જગતના પ્રતિનિધિઓ ભાગ લેશે

જિલ્લા મથક ભુજમાં લાલ ટેકરી નજીકના ગુરૂદ્વારામાં પણ ભાવિકોની ભીડ જોવા મળી હતી

આ કામી અંતર્ગત લખપત અને ધોળાવીરામાં પ્રવાસન માહિતી કેન્દ્ર બનાવવા સાથે મહત્તમ લોકોની સુગમતા માટે ટૂરિસ્ટ સર્કિટ બનાવવામાં આવશે ઉપરાંત સ્થાનિક લોકોની રોજગારી માટે બજાર પણ બનાવાશે એજ રીતે ધોળાવીરામાં અમરાપર નજીક પક્ષી નિદર્શન માટે અલાયદી વ્યવસ્થા ઊલી કરવા સાથે વૂ ડ ફોસિલ્સ પાર્કબનાવવું તીર્થધામ માતાનામઢ અને અંજારના જેસલ તોરલ ખાતે મોટાભાગે પ્રવાસીઓની સુગમતાને ધ્યાને લઈ પાર્કિંગ પાણી અને ગટર વ્યવસ્થા તેમજ રહેવા માટેની સુવિધા ઉપલબબ્ધ કરાવવા સહિતનાં કાર્યોનો સમાવેશ થાય છે

ચાલુ વર્ષે ચોમાસામાં સારા વરસાદના કારણે સારા પ્રમાણમાં ઘાસયારો ઊગી નીકળ્યો હોવાથી પશુ ઓને રાહત થઇ છે પરંતુ આ રોગના કારણે પશુઓના પગમાં દુઃખાવાની સાથેસાથે સોજા આવવા કે પરું થઇ જવા અને પગ લંગડાતો હોથ તેવાલક્ષણો જોવા મળી રહ્યા છે માલધારીઓએ તાત્કાલિક સારવાર મળે તે માટે રજૂઆત કરતા જિલ્લા પશુપાલન અધિકારી દ્વારા તાલુ કામથકે સૂ ચના આપીનેરેલડિયા મંજલ ગામ ખાતે સ્થાનિક સારવાર ઉપલબ્ધ કરાવી આપવામાં આવી હોવાનું જાણવા મળે છે

નગરપાલિકા મામલતદાર કચેરી સિટી સર્વે કચેરી વિદ્યુ ત બોર્ડ આરોગ્ય વિભાગ સહિતના અન્ય વિભાગના અધિકારીઓકર્મચારીઓઉપસ્થિત રહ્યા હતા